રવિશંકર પ્રસાદ કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે નાગરિકોની વ્યક્તિગત માહિતીનું રક્ષણ સુનિશ્ચિત કરે તથા આર્થિક વિકાસ માટે મદદરૂપ સલામતી ધારો ટ્રંક સમયમાં ઘડવામાં આવશે ગઈકાલે જી વીસ સંગઠનના દેશોના મંત્રીઓની બેઠકમાં વીડિયો કોન્ફરન્સ માધ્યમથી તેઓ સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે એકથી વધુ દેશોમાં કાર્યરત ડિજીટલ એકમો વધુ વિશ્વસનીય અને સલામત બનવા જોઈએ

શ્રી પ્રસાદે કોવિડ જેવા વૈશ્વિક રોગયાળાની સ્થિતિને ધ્યાનમાં લઈ ફેરફાર કરી શકાય તેવી અને આંતરરાષ્ટ્રીય સ્તરની સપ્લાય અને વિકસાવવાનો અન્રોધ કર્યો તિલક આઝાદ શ્રધ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ લોકમાન્ય તિલક અને ચંદ્રશેખર આઝાદની જયંતિ પર તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે ગૃહમંત્રી અમિત શાહે પણ તેમની જયંતિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપી સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે શ્રી લોકમાન્ય તિલકે ભારતની આઝાદીની યળવળને એક નવી દિશા આપી છે તેમણે લોકોમાં આઝાદીની ભાવના જગાવવા માટે સ્વરાજ અમારો જન્મસિધ્ધ અધિકાર છે તેવો નારો પણ આપ્યો છે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ બંને મહાનુભાવોને શ્રધ્ધાંજલિ અર્પી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણિપુરમાં દરેક પરિવારને પાઇપલાઇન વડે પીવાનું પાણી આપવાના પ્રોજેક્ટનો વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આજે શિલાન્યાસ કરશે આ પ્રસંગે મણિપુરના રાજ્યપાલ મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના સભ્યો ઇમ્ફાલથી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

પ્રસારણ દિવસ આજે રાષ્ટ્રીય પ્રસારણ દિવસ છે

આકાશવાણી તેના સિધ્ધાંત બહુજન હિતાય બહુજન સુખાયને ચરિતાર્થ કરીને સમાજના બહોળા વર્ગને માહિતી અને શિક્ષણ આધારિત કાર્યક્રમોની સાથે સાથે મનોરંજન પણ આપી રહ્યું છે

તેમણે કહ્યું છે કે રેડિયો સમગ્ર દેશમાં માહિતી મનોરંજન અને સમાયારોનો સરળ સ્રોત બન્યો છે

શ્રી મોદીએ લોકોને પોતાનાં વિયારો સંદેશાઓ મોકલવાં માટે જણાવ્યું છે

અથવા નમો એપ્લીકેશન અથવા માય ગોવ પર પોતાનાં સંદેશાઓ મોકલી શકે છે

પશ્ચિમ ચંપારણ જિલ્લામાં ત્રિવેણી નહેરના દક્ષિણ તરફની પાળમાં તિરાડ પડવાથી ઘણા નવા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા છે

શિક્ષણ વિભાગે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે શાળાઓ નિયમિત સ્વરૂપે શરૂ નહીં થાય ત્યાં સુધી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈ શકશે નહીં એવી જ રીતે ગુજરાતની વડી અદાલતના આદેશ મુજબ ધોરણ એકથી આઠ સુધીના વર્ગના વિદ્યાર્થીઓ ફી ન યૂકવે તો શાળા તેમને કાઢી શકશે નહીં દરમિયાન સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ જણાવ્યું હતું કે ફી લીધા વિના તેમના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને પગાર આપવામાં વ્યવસ્થાપક મંડળને મુશ્કેલી પડી રહી છે

પોલીસ શહીદ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં એક પોલીસ જવાન શહીદ થયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ જવાન અબ્દુલ રશિદ દાર તેમના નિવાસસ્થાને હતા ત્યારે આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં શ્રી દારને ગંભીર ઇજા થઈ હતી

પોલીસોએ સંબંધિત વિસ્તાર ઘેરીને આતંકવાદીઓની શોધ શરૂ કરી છે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથેની વીડિયો કોન્ફરન્સ બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું

શ્રી સોનોવાલે કહ્યું કે આ પાળ કે બાંધને માર્ગ અને પાળ સ્વરૂપમાં ફેરવવામાં આવશે

ગઈકાલે હવાઈદળના કમાન્ડરોની ત્રણ દિવસ માટેની પરિષદનું ઉદઘાટન કરતાં સંરક્ષણમંત્રીએ બાલાકોટના સફળ હવાઈ હુમલા તથા તાજેતરમાં લદ્દાખ સરહદે ઝડપથી ગોઠવણી કરવાની તત્પરતા જેવી હવાઈદળની કામગીરીને વખાણી હતી